રાજકોટ એઈમ્સમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વીવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દર્દીઓને આપવામાં આવશે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

આ ડ્રાય રન થકી રસીકરણ માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઈથી નીરીક્ષણ કરવામાં આવ્યું હતું

કોન્ફરન્સમાં રેન્જ આઈજી જે

મોથલિયા પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંઘ પૂર્વ કચ્છના એસપી મયૂર પાટીલ તેમજ પાટણ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાઓ નાયબ પોલીસ અધિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા